ત ભારત અને ચીને સરહદ વિવાદ અંગે ન્યાયી ઉકેલ શોધવાના પ્રયાસો સધન બનાવવાનો નિર્ણય કર્યો છે

ત ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વન ડે ક્રિકેટ મેચ આવતીકાલે કટકમાં રમાશે

ભારત અને ચીનના ખાસ પ્રતિનિધિઓએ આજે દિલ્હીમાં યોજાયેલી રચનાત્મક મંત્રણામાં બંને દેશો વચ્ચેની વિકાસલક્ષી ભાગીદારી આગળ વધારવાની બાબતને કેન્દ્રમાં રાખી છે બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલે જ્યારે ચીનના વિદેશમંત્રી વાંગ થીએ ચીનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ બંને અગ્રણીઓએ સરહદને લગતી બાબતમાં ભારત અને ચીનના વ્યૂહાત્મક સંબંધોના આધારે આગળ વધવા ઉપર ભાર મૂક્યો હતો બંને પક્ષો એકબીજાની સંવેદનશીલતા અને ચિંતા સમજીને પરસ્પર વિશ્વાસના આધારે ભવિષ્યના દ્વિપક્ષીય સંબંધો આગળ વધારવા સંમત થયા હતા બંને પક્ષો એ બાબતે પણ સંમત થયા હતા કે સ્થિર અને સંતુલિત એવા ભારત અને ચીનના સંબંધો પ્રાદેશિક શાંતિ અને સમૃદ્ધિ માટે સકારાત્મક પાસુ બની રહેશે

સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશ મંત્રાલયે મલેશિયાની બાબતના પ્રભારીને સમન્સ પાઠવીને મલેશિયાના પ્રધાનમંત્રી દ્વારા કરાચેલી ટીપ્પણીનો વિરોધ કર્યો હતો ભારતે જણાવ્યું છે કે એકબીજાની આંતરિક બાબતોમાં દખલ નહીં દેવાની સ્વીકાર્ય રાજદ્વારી પ્રથા તેમજ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ આ બાબત સ્વીકાર્ય નથી ભારતે મલેશિયાના નિવેદનને અપૂરતી માહિતીના આધારે કરાયેલું અને અસંવેદનશીલ ગણાવ્યું છે ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલયે મલેશિયાના પ્રધાનમંત્રી દ્વારા નાગરિકત્વ સુધારા ધારા બાબતે કરાયેલા નિવેદનને અવાસ્તવિક અને અસત્ય ગણાવ્યું છે

રાજ્ય પોલીસ વડા ઓ

સિંહે જણાવ્યું છે કે કોઇ પણ નિર્દોશ વ્યક્તિને કનડવામાં આવશે નહીં પણ કસૂરવારોને બક્ષવામાં આવશે નહીં તેમણે કહ્યું કે પોલીસ તોફાની તત્વોની ઓળખ કરી રહી છે અને તેમની સામે ઘટતી કાર્યવાહી કરાશે એવી જ રીતે આરોપીઓ પાસેથી જાહેર મિલકતને થયેલા નુકસાનની વસૂલાત કરાશે દરમ્યાન રામપુર સહિત ઘણી જગ્યાએ આજે હિંસક દેખાવો થયા હતા

રાજ્યપાલ આનંદીબેન પટેલે શાંતિ જાળવવાની અપીલ કરી છે

શ્રીમતી પટેલે ભારપૂર્વક જણાવ્યું છે કે નાગરિકત્વ સુધારા ધારાને કારણે કોઇ પણ નાગરિકના હિતને નુકસાન થશે નહીં અગાઉ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ શાંતિ જાળવવાની અપીલ કરી હતી

દિલ્ફી પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરવામાં આવેલા લોકો સામે તોફાનો કરવા અને પોલીસ કર્મચારીઓને તેમની ફરજ બજાવતા રોકવાનો આરોપ મૂકવામાં આવ્યા છે ભીમ સેનાના વડા ચંદ્રશેખર આઝાદની પણ ધરપકડ કરવામાં આવી છે દરિયાગંજ વિસ્તારમાં દેખાવકારોએ એક ખાનગી કારને આગ ચાંપી હતી દેખાવકારો દ્વારા કરાયેલા પથ્થરમારામાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહીત કેટલાક પોલીસ જવાનોને ઇજા થઇ હતી દરમ્યાન દીલ્હી મેટ્રોના તમામ સ્ટેશનો પર મેટ્રો રેલ સેવાઓ આજ સવારથી ફરીથી શરૂ થઇ છે ગઇકાલે સુરક્ષાના કારણોસર અઢાર મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા હતા

પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે શ્રી મિશેલના નેતૃત્વ હેઠળ ભારત અને યુરોપિયન સંઘની ભાગીદારી વધુ મજબૂત બનશે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા વખતે મિશેલ સાથે થયેલી મુલાકાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે આતંકવાદનો સામનો આબોહવામાં પરિવર્તન સહિતના પરસ્પર હિતને લગતાં મુદ્દાઓમાં પ્રગતિ કરવા ભારત પ્રતિબદ્ધ છે

મુખ્યમંત્રીએ આજે નાગપુરમાં રાજ્ય વિધાનસભાનાં શિયાળુ સત્રના સમાપન પ્રસંગે મહાત્મા મહાત્મા ફુલે કૃષિ ધિરાણ માફી યોજનાની જાહેરાત કરી હતી વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે યાલુ વર્ષે થયેલા કમોસમી વરસાદના કારણે અસરગ્રસ્ત ખેડૂતો માટે સમગ્ર ઘિરાણ માફી અંગે સ્પષ્ટતા નહીં કરી હોવાનો આક્ષેપ કરીને સભાત્યાગ કર્યો હતો મુખ્યમંત્રી ઠાકરેએ દસ રૂપિયામાં ભોજન આપતી શિવભોજન નામની યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરવાની જાહેરાત કરી હતી

હાલ તેમના મૃતદેહોને હૈદરાબાદની ગાંધી હોસ્પિટલના સાચવવામાં આવ્યા છે અદાલતે આરોપીઓનું ફરીથી પોસ્ટ મોર્ટેમ થયા બાદ તેમના મૃતદેહો આરોપીઓના કુટુંબીજનોને સોંપવાનો પણ આદેશ આપ્યો છે

મુખ્ય ન્યાયાધીશ આર

ચૌહાણના વડપણ હેઠળની ખંડપીઠે એ માહિતી માંગી છે કે પોલીસે આ ઘટનામાં સર્વોચ્ય અદાલતની માર્ગદર્શિકાઓનું પાલન કર્યું છે કે નહીં અદાલતે સરકારને આ અંગેના પુરાવાઓ આપવાનો નિર્દેશ આપ્યો છે

જયશંકર ઇરાનમાં આવતીકાલથી શરૂ થતી બે દિવસ માટેની સંયુક્ત પંચની બેઠકમાં ભાગ લેવા જશે સંયુક્ત પંચની બેઠક ઇરાન અને ભારતના વિદેશમંત્રીઓના અધ્યક્ષપદે યોજાવાની છે ઇરાનની મુલાકાત દરમ્યાન શ્રી જયશંકર ઇરાનના રાષ્ટ્રપ્રમુખ હસન રૌહાનીને પણ મળે તેવી સંભાવના છે

ઓમાનની મુલાકાત વખતે તેઓ વિદેશમંત્રી યુસુફ બિન અલવી બિન અબ્દુલ્લાહ સાથે મંત્રણા કરશે

સંરક્ષણ પ્રવક્તાએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની દળોએ સવારે સાડા અગિયાર વાગે વાસ્તવિક નિયંત્રણ રેખા નજીકના સુંદરબની અને કેરીબત્તલ ક્ષેત્રમાં કોઇ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો સતર્ક ભારતીય દળોના જવાનોએ તેનો વળતો જવાબ આપ્યો હતો

આકાશવાણી પરથી કટકમાં રમાનારી ત્રીજી વન ડે મેયનો આંખે દેખ્યો અહેવાલ બપોરના એક વાગ્યાથી પ્રસારિત થશે

રેઇનબો તથા વધારાની ફિકવન્સીઓ પરથી સાંભળી શકશો ઉલ્લેખનીય છે કે ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતનો આઠ વિકેટે પરાજય થયો હતો

ખીણના ઘણાં વિસ્તારોમાં છેલ્લા સપ્તાહમાં લધુત્તમ તાપમાન શુન્ય કરતાં ઓછું નોંધાયું હતું હવામાન વિભાગે જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં વરસાદ અથવા હિમવર્ષા થઇ શકે છે

આમ થવાથી રેલવે કોયની વધતી જતી માંગણીને પહોંચી વળવામાં મદદ મળી છે

દિલ્ફીમાં ફિક્કીના વાર્ષિક સંમેલનમાં તેઓ બોલી રહ્યાં હતા